વાયુ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે ચીનની પેટર્ન પર સુરતમાં પણ એર પ્યોરિફાયર ટાવર બનાવવામાં આવશે

દાસ વચ્ચે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર થયાં હતાં

નીતીનભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે જણાવ્યું છે કે અંકલેશ્વર કેમિકલ અને સંલઝ્ન ઉધોગોનું હબ બન્યું છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના સમુચિત વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે શ્રી નીતીન પટેલે અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મધ્યમ લધુ અને સુક્ષ્મ એન્ટરપ્રાઈઝ એમ

ક્ષેત્રનું મોટું યોગદાન છે

એકમોની સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ લેવામાં છૂટછાટ આપવામાં આવી છે શ્રી પટેલે ઉમેર્યું હતું કે ભરૂચમાં આગામી વર્ષેથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલથી નવીન મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે

ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટરસીઈઆરસી આઈઆઈટી દિલ્ફી અને એસવીએનઆઈટી એર પ્યોરિફાયર લગાવવાની તૈયારી કરી રહી છે

જેથી એક લાખ લોકોને શુદ્ધ હવા મળી શકશે સુરતમાં પ્રદુષણ નિયંત્રણ અંગે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોશિએશનને એર પ્યોરિફાયર ટાવરના ફાયદા તેને લગાવવાનો ખર્ચ અને ટેકનીક અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી એર પ્યોરિફાયર ટાવર પોતાના યારેતરફની પ્રદુષિત હવાને ખેંચી તેને શુદ્ધ કરે છે

જ્યારે કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને હિમાચલ પ્રદેશના સાંસદ શ્રી અનુરાગ ઠાકુરના ભાઇ અરૂણ ધુમલ ક્રિકેટ બોર્ડના નવા ખજાનચી બન્યા છે આજે યોજાયેલી ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચૂંટણીમાં ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા છે તેઓ કાર્યકારી અધ્યક્ષ સી

ખન્નાનું સ્થાન લેશે

ના નવા અધ્યક્ષ બન્યા છે અત્રે એ યાદ અપાવીએ કે ગુજરાત ક્રિકેટ એસોસીએશનમાં છ વર્ષ સુધી સેક્રેટરી તરીકે સેવા આપનાર જય શાહ ભારતીય ક્રિકેટ બોર્ડના સૌથી યુવા સેક્રેટરી બન્યા છે

અગાઉના રાઉન્ડ માંથી પોઇન્ટને આધારે દબંગ દિલ્હી કે સી અને બંગાળ વોરિયર્સ પહેલેથી જ સેમિફાઇનલ માં સ્થાન નિશ્ચિત કરી યુકી છે જયારે બાકીની ચાર ટીમ પણ તેમની તાકાત અજમાવશે

મહિલા ક્રિકેટ વડોદરામાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મહીલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી અને આખરી એક દિવસીય મેચ ભારતે છ રનથી જીતી લીધી છે ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કર્યું હતું

શર્મા અને આર

ગાયકવાડે બે બે વિકેટ લીધી હતી ભારતીય ટીમે અગાઉ પણ બે એક દિવસીય મેચ જીતી હતી

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં બાયડ ખાતે કોંગ્રેસ તથા એન સી પી ના નગરપાલિકાના સભ્યો અને બાયડ તાલુકા કોંગ્રેસના યુવા મોરચા પ્રમુખ તેમજ કોંગ્રેસ સમર્પિત સરપંચો ભાજપામાં જોડાયા હતા શ્રી વાઘાણીએ સૌનું ખેસ પહેરાવી ભાજપામાં સ્વાગત કર્યુ હતુ

દિપડાનું રેસ્ક્યુ આજે ગાંધીનગર નજીકના દોલારાણા વાસણા બાપુપુરા ગામમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને વન વિભાગની ટીમે દિપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પડ્યું છે જોકે હજુ આ વિસ્તારમાં દિપડો હોવાની શક્યતા વ્યક્ત કરતા ગાંધીનગર નાયબ વન સંરક્ષક શ્રી એસ

ડામોરે જણાવ્યું છે કે તે દિપડાને દ્રેક કરીને રેસ્ક્યુ કરવા તેમની ટીમો દ્વારા કવાયત ચાલી રહી છે